પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે

આ અભિયાનની શરૂઆતમાં કોરોના સામેના જંગમાં અગ્રમી હરોળના તબીબો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને અગ્રતા અપાશે

આ બેઠકમાં મંત્રીમંડળના સચિવ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ આરોગ્ય સચિવ તથા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દે કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિસ્તૃત અને વ્યાપક સમીક્ષા કરી હતી રાષ્ટ્રીય નિયમનકારે કોવિશીલ્ડ અને કોવેક્સીન એમ બે રસીઓના ઇમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મીઓ તથા અગ્રીમ હરોળના કર્મચારીઓને રસી અપાશે

માધવસિંહ સોલંકી રાજ્યનાં ભુતપુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું નિધન થયું છે

તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી

તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં તેમણે દાયકાઓ સુધી કરેલી કામગીરી તથા સમાજસેવા ક્ષેત્રે આપેલુ યોગદાન હંમેશા યાદ રહેશે

માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ આપી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહ્લ ગાંધીએ સ્વર્ગસ્થ માધવસિંહના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબૂત કરવામાં અને સામાજીક ન્યાયક્ષેત્રે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પરેશ ધાનાણી અને અન્ય મહાનુભાવોએ સદગત માધવસિંહ સોલંકીને ભાવભીની અંજલી આપી છે

આ પ્રસંગે શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે ટેક્ષ્ટાઈલ મંત્રાલય ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા બખૂબી નિભાવી રહી છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આજ ટ્રાયલમાં હૃદય હજારીકા પ્રથમ સ્થાને રહ્યા હતા હવામાન રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે

તેમણે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવકમાં વધારો કરવા શરૂ કરાયેલી યોજનાઓની વિગતો આપી હતી બર્ડ ફલ્ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે

જેમાંથી બે પક્ષીના વિશેરામાં બર્ડફલુના લક્ષણો હોવાનું ભોપાલ સ્થિત લેબોરેટરી જાહેર કર્યું છે જેને પગલે જૂનાગઢ જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારધીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને માણાવદર તાલુકાના બાટવા પંથકમાં કેટલાક નિયમોનું પાલન કરવા સૌ કોઈને અપીલ કરી છે

મરઘી અને ઈંડાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ કેટલાક દિવસ આ બધી વસ્તુઓનું વેચાણ કરવા મનાઇ ફરમાવી છે